પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે

તેમણે ચોખવટ કરી હતી કે પોતે કોરોના સંક્રમિત અગાઉ થઈ યૂકેલા હોવાથી તબીબી સલાહ પ્રમાણે વેક્સિન લેવામાં થોડું મોડુ કર્યું છે કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતયીત કરતાં તેમણે કહ્યુ હતું કે કોરોનાથી બયવા માટે વેકિસન જ એક માત્ર અમોધ શસ્ત્ર છે

યુવાન લોકો ને રસી આપવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરતાંની સાથે જ ગુજરાત સરકારે તેનું આગોતરૂ આયોજન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દીધી હોવાનું શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું સી આર પાટિલ વડોદરા મુલાકાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલે કહ્યું છે કે દેવદર્શન માટે ના ધર્મસ્થળ હવે લોકસેવા માટે કોવિડ કેર સેન્ટર ખોલતા થયા તે પ્રશંસનીય છે

પ્લા જમા ડોનેશન કેમ્પની મુલાકાત લઈ તેમણે તમામ ડોનરને ધન્યવાદ આપ્યા હતા

થોગ સંગીત થેરપી અને આધ્યાત્મ વાંચન જેવી પ્રવૃતિ વડે કોવિડ દર્દીઓને માનસિક હળવાશ પ્રદાન કરવાના પ્રયોગની શ્રી પાટિલે પ્રસંશા કરી હતી

જીલ્લા કલેકટર આઇ

પટેલ ડીડીઓ તેમજ આરોગ્ય અધિકારીઓ સાથે શ્રી સંતસ્વામીએ બેઠક કરી આ નિર્ણય લીધો છે સ્વામિનારાયણ સંસ્થા હવે વડતાલના બીજા રેસ્ટ હાઉસ અને હોલમાં પણ કોવિડના બેડ ઉપલબ્ધ કરાવશે સુરત સિવિલના કોવિડ વોર્ડ બહાર લોકોએ આજે રામનવમી નિમિતે રામધૂન કરીને દર્દીઓનો ઉત્સાહ વધાર્યો હતો

આર્ટસ કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મનીમાંથી પૈસા બયાવી માસ્ક ન ખરીદી શકતા વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કરશે તેમજ પક્ષીઓને પીવાનુ પાણી મળી રહે તે માટે કુંડા વિતરણ પણ કરવામાં આવશે અરવલ્લી જીલ્લામાં સતત એમ્બ્યુલન્સ અને શબ વાહિનીના ધસારાને પગલે મોડાસા નગરપાલિકા દ્વારા સગરવાડાથી સાર્વજનિક કોવિડ હોસ્પિટલ સુધીનો માર્ગ ખાસ સેનિટાઇઝ કરવામાં આવ્યો જેથી આસપાસના રહેણાંક વિસ્તારમાં સંકમણ ન ફેલાય અરવલ્લી જીલ્લાની વિવિધ આતંરારાજ્યો સીમા પર આરટીપીસીઆર ટેસ્ટની ચકાસણી બાદ મુસાફરોને પ્રવેશ અપાઇ રહ્યો છે

આ ખાનગી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને સરકાર દ્વારા ઓકિસજન અને રેમડેસિવિર ઇન્જેકશન મફત આપવામાં આવશે અને તે સિવાય અન્ય સેવાઓ માટે પણ સામાન્ય દરો નકકી કરવામાં આવશે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે

માઢકે જણાવ્યુ છે કે કોરોના થી બયવા કચ્છ આવી રહેલા લોકોથી અઠી સંક્રમણ વધે નહીં તે માટે અનેક રેલ્વે સ્ટેશન ઉપર કોરોના ટેસ્ટિંગના બૂથ ઊભા કરાયા છે અને કોરોના પોઝિટિવ ઉતારુઓને સીધા ગૃહ એકાંતવાસમાં મોકલાઈ રહ્યા છે

મુસ્લિમ બિરાદરો રોજો પૂરો થયા બાદ બહાર લટાર મારવા નિકળતા હોય છે તે દરમિથાન માસ્ક સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન નહીં થતા કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હોવાથી આ બેઠક ચોજવામાં આવી હતી લધુમતી સમાજના આગેવાનો એ કોરોના રોગયાળાની ગંભીરતાનો સ્વીકાર કરી સંક્રમણ ફેલાય નહીં તેનું ધ્યાન રાખવાની ખાતરી આ બેઠક માં આપી હતી

આ સ્થાનિક કક્ષાએ કમિટીની રચના કરવાની વાત પણ આ બેઠકમાં નક્કી થઈ હતી રામનવમી ગુજરાત ગુજરાતભરના રામજી મંદિરમાં ભગવાન રામનો જન્મોત્સવ ભક્તોની ગેરહાજરીમાં ઉજવાયો હતો કોરોના અગમચેતીના નિયમોનું યુસ્ત પાલન કરવા માટે રામ મંદિરો માં ભક્ત પ્રવેશ બંધ કરાયો હોવાથી પૂજારી ગણ દ્વારા મહા આરતી સહિત ની પૂજા વિધિ યોજાઈ હતી રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે સૌ ને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી પોરબંદર જીલ્લાના માધવપુર ઘેડ ખાતે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહના રાષ્ટ્રીય લોકમેળાને કોરોના રોગયાળાને લીધે રદ્દ કરવામાં આવેલ છે

માધવપુર ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન હોવાથી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ નિજ મંદિરમાં બંધ બારણે પ્રતિકાત્મક રીતે ઉજવવાનું મંદિર સંચાલકોએ નકકી કર્યું છે

રામ ભગવાનની અહી આવેલી મુર્તિ શ્યામ પથ્થર માથી ઘડાયેલી હોવાથી તે અનોખી મનાય છે

પૂજારી દ્વારા મંદિરમાં પૂજન થયું હતું લોકોને મંદિરમાં આવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઝાલાવાડમાં લખતર વઢવાણ અને સાયલાના રામમહેલ ખાતે આજે રામનવમીની સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રામજન્મોત્સવ નિમિતે બપોર બારવાગે મહાઆરતીનું આથોજન કરાયેલું પરંતુ ભક્તોની ભીડ એકઠી થતી ટાળવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા રામનવમી પ્રસંગે અટલ જન કલ્યાણ રથનું ભ્રમણ શરૂ કરાવવામાં આવ્યું હતું આ રથ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં સેવાકીય ભાવના સાથે આયુર્વેદિક દવા ટીફીન વ્યવસ્થા વેકસીનમાસ્કઉકાળા પંચામૃતનું વિતરણ જેવી કામગીરી કરશે ભાવનગરમાં અઢીસો વર્ષ જેટલા પ્રાચીન ગોળીબાર હનુમાનજી મંદિરના શતાયુ મહંત મદનમોહનદાસજી બાપુ એ રામ નવમી ની ઉજવણી માં જોડાઈ ભગવાન રામજી ને જન્મોત્સવનો શણગાર કર્યો હતો આ પ્રસંગે તેમણે રામજી ભગવાન અને હનુમાનજી દાદાને પ્રાર્થના કરી હતી કે કોરોના જેવો મહા જીવલેણ રોગ દેશ દુનિયા માથી સત્વરે ખતમ થાય

વડતાલ ખાતે સ્વામીનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી હતી અને અહીંના મંદિર બાંધકામ સમયે ઇટ પણ પોતે મૂકી હતી